પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું

તે દૂધેશ્વર દરિયાપુર ચાંદખેડા જમાલપુર શાહીબાગ બહેરામપુરા મણીનગર રાયપુર હાથીજણ વસ્ત્રાલ મેમનગર નારાયણપુરા દાણીલીમડા અને ગીતામંદિરના વિસ્તારોમાં મળી આવ્યા છે જયારે સુરતમાં લંબેહનુમાન ઉધના કતારગામ લિંબાયત લાલગેટ અને રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી નવા કેસ સામે આવ્યા છે

પરંતુ યુજીસી ધ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાંત સભ્યોની સમિતિના સુચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજય સરકાર ધ્વારા જાહેર કરવામાં આવશે અને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે

એસ સંક્રમણને અધિકારીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે મુખ્યમંત્રીના આ નિર્ણયના અનુસંધાને ભાવનગર પાટણ આણંદ ભરૂય અને પંચમહાલ જિલ્લાઓ માટે આ પાંચ આઇ એ એસ અધિકારીઓને તાત્કાલિક અસરથી નિમણૂંકો આપવામાં આવી છે તદ્દઅનુસાર શ્રીમતી સોનલ મિશ્રા સચિવશ્રી નર્મદાને ભાવનગર જિલ્લામાં પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને પાટણ જિલ્લામાં જી

સોલંકીને આણંદ જિલ્લામાં તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ ડી શ્રીમતી શાહમીના હ્સૈનને ભરૂચ અને વાહનવ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજૂને પંચમહાલ જિલ્લામાં આ જવાબદારીઓ તેમની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવી છે

શ્રી ઝાએ ઉમેર્યું હતું કે નસવાડી તાલુકામાં પોલીસ ઉપર તા

વળી તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત છે